દિલ્ફીની અદાલતે પી ચિદમ્બરમની પૂછપરછ માટે ઇડીને મંજૂરી આપી છે

તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ફીતમાં વિવિધ પગલાં લીધાં છે તેમણે ભાજપ સરકારની મહિલાઓ માટેની યોજનાઓ પણ વર્ણવી હતી તેમણે કહ્યું કે મહિલાઓ પરિવાર સમાજ અને દેશને ગૌરવરૂપ સિદ્ધિ દ્વારા પ્રશંસનીય કાર્થ કરે છે તેમને આ દિવાળી અર્પણ કરવી જોઇએ પ્રધાનમંત્રીએ કહ્યું કે રમતગમત નીતિથી ખેલાડીઓને ઘણા લાભ મળ્યા છે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથેની અનૌપયારિક બેઠકનો ઉલ્લેખ કર્યો જિનપિંગે દંગલ સિનેમા જોઇ અને તેમાં છોકરીઓની સિદ્ધિ જોઇને દંગ રહી ગયાનું જણાવ્યું શ્રી મોદીએ આ હરિથાણા માટે ગૌરવરૂપ બાબત ગણાવી બેટી બયાવો બેટી પઢાવો ઝુંબેશને લોકોનો સહયોગ હોવાનું ગણાવી સફળતાનું શ્રેથ આપ્યું હતું આરોગ્ય આત્મ સન્માન સલામતિ અને મહિલા સશક્તિકરણને સરકાર અગ્રતા આપે છે

સરકારે હવે તે પાણી રોકીને આ તરફ વાળ્યું છે કેન્દ્ર સરકારના ઘણા નિર્ણયોથી પ્રજા ખુશ હોવાનું જણાવી શ્રી મોદીને કોંગ્રેસના નેતાઓની ટીકા કરી

ત્રાસવાદીઓ તેનો જ સહારો લે છે રાષ્ટ્રીય સલામતિ રાષ્ટ્રહિત અને બંધારણીય સુરક્ષાને ટોચની અગ્રતા અપાતી હોવાનું તેમણે કહ્યું હતું

અબ્દુલ કલામે આપેલા યોગદાનથી ભારત તેની સ્વદેશી ક્ષમતાઓ માટે જાણીતા દેશોની યાદીમાં આવ્યો છે

આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલે જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીથી ભારત વધુ સલામત બન્યું છે આપણી સંરક્ષણ સેવાઓ અને ઇન્ટેલીજન્સ એજન્સીઓ દ્વારા પડકારો સાથે રક્ષણ ઉભું કરવામાં આવ્યું છે ભૂમિદળના વડા બિપિન રાવતે લશ્કરી જરૂરિયાતોને પહોંચી વળવામાં ડીઆરડીઓની ભૂમિકા બિરદાવી આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ બૌદ્ધિકતા જેવી બાબતોમાં કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી નૌકાદળના વડા એડમિરલ કરમવીરસિંહે અમેરીકાની આધુનિક સંશોધન એજન્સી ડીએડીપીએ ના મોડલ પર નજર રાખવા સૂચન કર્યું હતું આ પ્રસંગે સંરક્ષણમંત્રીએ કલામ ડેર ટુ ડ્રીમ એવોર્ડ યુવા સંશોધકો તથા સ્ટાર્ટ એકમોને અપાયા હતા

ચિદમ્બરમની પૂછપરછ માટે ઇડીને મંજૂરી આપી છે

ન્યાયાધીશ અજયકુમારે જણાવ્યું કે ઇડી તિહાર જેલમાં જઇ પૂછપરછ કરી શકશે અને જરૂરી લાગે તો ધરપકડ કરી શકશે આ દરમિયાન આજે પી ચિદમ્બરમની જામીન અરજીની સર્વોચ્ય અદાલતમાં સુનાવણી થઇ હતી તેમના વતી એડવોકેટે રજૂઆત કરી કે સીબીઆઇ તેમને અપમાનીત કરવા માંગે છે આવતીકાલે સોલીસીટર જનરલ તુષાર મહેતા સીબીઆઇ વતી રજૂઆત કરશે

હ્રિથાણાના માનેસરમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના સ્થાપના દિવસે સંબોધતાં તેમણે કહ્યું કે ત્રાસવાદીઓ સામે શૂન્ય સહનશીલતા નીતિ છે અને તેની સામે લડી લેવા સરકાર સક્ષમ છે એનએસજીની ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી અને કોઇપણ પ્રકારના ત્રાસવાદી હુમલાને પહોંચી વળવા અને સલામતિ જાળવવા સક્ષમ હોવાનું જણાવ્યું હતું

તેમાં પક્ષના પશ્ચિમ બંગાળના નેતાઓ મુકુલ રોય અને દેવશ્રી ચૌધરી પણ જોડાયા હતા

વરિષ્ઠ નેતા કપીલ સિબ્બલ અને આનંદ શર્માના નેતૃત્વમાં પંચની કચેરીએ જઇને રજૂઆત કરી હતી તેમણે કહ્યું કે સીબીડીટી હરિથાણા અને મહારાષ્ટ્રમાં ઉમેદવારોને નાણાકીય સહાયમાં અવરોધ ઉભો કરે છે બાદમાં શ્રી સિબ્બલે પત્રકારોને જણાવ્યું કે સરકાર સીબીડીટી સીબીઆઇ ઇડી જેવી સંસ્થાઓનો વિરોધપક્ષ સામે ઉપયોગ કરે છે તેમણે પંયની મંજૂરી લઇને કાર્યવાહી કરવાના સીબીડીટીને આદેશ આપવા માગણી કરી છે

ટ્વીટર પર પ્રધાનમંત્રીએ લોકોને પોતાના વિયારો રજૂ કરવા જણાવ્યું છે લોકો માય ગોવ ઓપન ફોરમ દ્વારા કે નમી એપ દ્વારા પ્રશ્નો રજૂ કરી શકે છે

સામાન્ય લોકો વિનામૂલ્ચે ફોન કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નર બશીર અહેમદ ખાને આજે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ટૂંક સમયમાં સ્થળ નક્કી કરાશે અને બીએસએનએલને તેની યાદી સોંપવામાં આવશે

સંરક્ષણ પ્રવકતાએ જમ્મુ આકાશવાણીને જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સૈનિકોએ આજે સવારે પૂંછ જિલ્લાના કસ્બા અને કિરની વિસ્તારોમાં નાના ફથિથારો વડે અને બોંબ સાથે ગોળીબાર કર્યો હતો ભારતીય સૈનિકોએ વળતો પ્રહાર કર્યો હતો પાકિસ્તાનના ગોળીબારમાં નૂના બાંધી વિસ્તારની એક મહિલાનું મોત થયું છે તેના પરિવારને સરકાર દ્વારા એક લાખ રૂપિયાનો ચેક અને દસ ફજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી છે

ન્યાયાધીશો અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે વડી અદાલતના પાછલી મુદતથી કાર્યવાહી નહીં કરવાના આદેશને પણ દૂર કર્યો છે અને ફરીથી વિયારણા માટે જણાવ્યું છે

કેન્દ્ર સરકારે કાળાનાણાં પ્રતિબંધક કાયદા ફેઠળ તેને પડકાર્યો હતો અને જણાવ્યું હતું કે ગૌતમ ખૈતાન અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં મુખ્ય આરોપી છે

મુંબઇમાં પક્ષના કાર્યકારી પ્રમુખ જે પી નઙાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આ સંકલ્પપત્ર જાહેર કર્યો

ઇડીની રજૂઆતને અદાલતે માન્ય રાખી છે આજે તેમની મ્રદત પૂરી થતાં અદાલતમાં રજૂ કરાયા હતા

તે દ્વારા રોજીંદી અવરજવર સરળ બનશે તેમાં દિલ્ફી શામલી ભુવનેશ્વર નયાગઢ મુર્કોસેલેક દિબ્રગઢ કોટા ઝાલાવાડ અને કોઇમ્બત્રર પલાની દ્રેન સેવા શરૂ કરાઇ છે આ ઉપરાંત ગુજરાતમાં વડનગર મહેસાણા અસારવા હિંમતનગર દ્રેન પણ શરૂ થઇ છે કરૂર સાલેમ અને યશવંતપુર તુમકુર દ્રેન પણ શરૂ થઇ છે આ દ્રેન રવિવાર સિવાય તમામ દિવસ રોજ દોડશે રેલવે મંત્રી પિયુષ ગોયલે આજે વિડિયો કોન્ફરન્સથી ટ્રેનોને લીલીઝંડી આપી હતી આ પ્રસંગે મંત્રીઓ હર્ષવર્ધન ધર્મેન્દ્ર પ્રધાન અને સુરેશ અંગાડી ફાજર રહ્યા હતા શ્રી ગોયલે રેલવેના આધુનીકરણથી મુસાફરોને વધુ સુવિધાની ખાતરી આપી હતી